પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ તૈયાર કરવા માટે છેલ્લા પાંચ વર્ષમાં સાડા સાત લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ગુજરાત સહિત ત્રણ રાજ્યમાં વેપાર સરળીકરણ સુધારા લાગુ કરાયા વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારતમાં નિર્માણ પામેલી કોવિડ રસી પચ્યીસ દેશોને મોકલવામાં આવી છે ટૂંક સમયમાં વધુ ઓગણપયાસ દેશોને રસી મોકલવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વીડિથો કોન્ફરન્સિંગ દ્વારા તમિલનાડમાં ત્રણ પ્રોજેક્ટોનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ કહ્યું કે પર્યાવરણને અનુકૂળ તેવી સ્વચ્છ ઉર્જા ભવિષ્યના ભારત માટે લાભદાયક છે અને તેનો વપરાશ અને ઉત્પાદન વધવાથી ખનીજ તેલ અને વાયુની આયાત નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નાસ્કોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર વૈશ્વિક સ્તરે વિકાસ અને સફળતા પ્રાપ્ત કરવાની ઇચ્છાને સમજે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ ભારત તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે કોરોના રોગચાળા દરમિયાન ભારતની ટેકનોલોજી એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સાબિત કર્યું છે શ્રી મોદીએ કહ્યું કે જ્યારે આખું વિશ્વ તેમના ઘરની ચાર દિવાલો સુધી મર્યાદિત હતું ત્યારે દેશમાં આઇટી ક્ષેત્રે સમાન પ્રોજેક્ટ્સ સાથે ચલાવ્યા છે

વાતયીતમાં સુલતાને ઓમાનને કોવિડની રસી આપવા બદલ ભારતની પ્રશંસા કરી હતી બંને નેતાઓએ રોગચાળાના પડકારને પહોંચી વળવા પરસ્પર સહયોગ કરવા સંમતિ દર્શાવી હતી

બંને નેતાઓએ સંરક્ષણ આરોગ્ય વેપાર અને મૂડીરોકાણ સહિત તમામ ક્ષેત્રોમાં ભારત ઓમાનના વધતા સહયોગ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

સ્પર્ધાની આજે રમાનારી પ્રથમ સેમીફાઈનલમાં અસલાન કારાતસેવ અને નોવાક જોકોવીય વચ્ચે રમાશે મહિલાઓની સિંગલ્સમાં પણ ટોચનો ક્રમાંક ધરાવતી એશ્લે બાર્ટીનો ચેક ગણરાજ્યની કેરોલીના મુકોવા સામે પરાજય થતા મોટી ઉલટફેર સર્જાયો હતો મહિલાઓની સિંગલ્સની આજે રમાનારી સેમી ફાઈનલમાં સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકા વચ્ચે મુકાબલો થશે